દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પ્રચારના પડધમ આજ સાંજથી શાંત થયા છે મતદાન શનિવારે થશે

શ્રી મોદીએ કહ્યુંકે જો સરકારે નિશ્ચિયતાથી કામ ન કર્યું હોત તો રામ જન્મ ભૂમિ વિવાદ ઉકેલાયો ન હોત પ્રધાનમંત્રી એ કહ્યુંકે ખેડૂતો ના કલ્યાણમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને સૌ એ સાથે મળીને તેમની સમૃધ્ધિ માટે કામ કરવું જોઈએ

સીએએ મુદ્દે વિરોધ પક્ષો પર નિશાન સાધતાં શ્રી મોદીએ વિપક્ષ પર દેશને ગેરમાર્ગે દોરવાનો અને ભય ફેલાવાનો આરોપ મૂક્યો હતો બાદમાં લોકસભાએ ધ્વનીમતથી રાષ્ટ્રપતિના સંબોધન બદલ આભાર વ્યકત કરતાં પ્રસ્તાવને પસાર કરયો હતો

ચર્ચાનો પ્રારંભ કરાવતાં વિરીષ્ટ કોગ્રેંસ નેતા મનીષ તિવારીએ જાહેર સાહસની સંસ્થાઓનો હિસ્સો વહેચવો તે કેટલું યોગ્ય છે તેવો પ્રશ્ન સરકાર સમક્ષ રજૂ કરીયો હતો તેમણે એમ પણ કહ્યુંકે આ જાહેર સાહસો ને કારણે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે

ભાજપના સાંસદ જયંત સિન્હાયે અંદાજપત્રની પ્રશંસા કરી કહ્યુંકે અંદાજપત્રમાં ખેડૂતથી લઈને વિદ્યાથી મહિલાઓ અને અનુસૂચીત જનજાતિના લોકો માટે જોગવાઈ કરેલી છે

ગવર્નર શકિતીકાંત દાસ ના વડપણ હેઠળની છ સભ્યોની નાણાકીય નિતી સમિતીએ સર્વોનુમતે આ દર યથાવત઼ રાખવાની તરફેણ કરી હતી

વિદેશી બાબતોના મંત્રી ડોકટર એસ જયશંકરે આજે આ માહિતી આપી હતી શ્રી જયશંકરે ઈરાનમાં સત્તા વાળાઓને મદદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે તહેરાનમાની ભારતીય રાજદૂત કચેરી અને બાંદાર અબ્બાસ ખાતે ના ભારતીય કોન્સીયુલેટને પણ પ્રયત્નો કરવા બદલ તેઓની પ્રશંસા કરી હતી

વિદેશ મંત્રાલયના પ્રવાક્તા રવીશ કુમારે કહ્યુંકે આ એક જટિલ અભિયાન હતુ અને આ પ્રક્રિયા દરમિયાન સરકાર અને સુગમતા બદલ ભારત યીનની સરકારનું આભારી છે

નવી દિલ્ફીમાં સમાચાર સંસ્થાનો સાથેની વાતચીતમાં શ્રી કુમારે કહ્યુંકે મંત્રાલય તેમના સંપર્કમાં છે અને તેમને પરત લાવવાની તમામ શક્યતાઓ ચકાસી રહ્યું છે તેમણે કહ્યુંકે ભારતીય નાગરીકોને ચીનનો પ્રવાસે નહી જવાની સલાહ આપવામાં આવે છે અને જેઓ પ્રવાસે છે તેમને પરત ફરતા આલાયદા રાખવામાં આવશે

શ્રી કુમારે કહ્યુંકે આવી સ્થિતિ સર્જાશે તો સંશાધનોની ઉપલબ્ધિઓને ધ્યાને લઈને ભારત આ મુદ્દે નિર્ણય લેશે પાકિસ્તાન મલેશિયા સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશમીર નો ઉલ્લેખ કરાયો છે તે અંગેના પ્રશ્રોના જવાબમાં તેમણે કહ્યુંકે ભારત જમ્મુ કાશમીર મુદ્દે કરાયેલા તમામ સંદર્ભોનો અસ્વીકાર કરે છે તેમણે કહ્યુકે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર રહ્યુ છે અને તે ભારત વિરુધ્ધના આતંકવાદ માટે ભરતી તાલીમ હૃથિયાર અને નાણા પૂરા પાડે છે તેમ જણાવતા શ્રી કુમારે મલેશીયાના નેતૃત્વને સાચી હકીકતો અંગે વધુ સમજણ વિકસાવવા જણાવ્યુ છે

તેમણે કહ્યુંકે ભારત અને મધ્ય એશીયા બંન્નેએ સમાન મંય પર વિચારોની આપ લે કરી તેને રયનાત્મક રીતે અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે આજે નવીદિલ્હીમાં ફિક્કી દ્વારા યોજાયેલ સેન્ટ્રલ એશીયા બિઝનેસ કાઉન્સીલને સંબોધન કરતાં ડોકટર જયશંકરે કહ્યુંકે મધ્ય એશીયા એ ભારત માટે બહ્ દ્વર નથી તેમણે કહ્યુંકે ભારત અને મધ્ય એશીયામાં ભરપૂર ક્ષમતા રહેલી છે